તે એક મહત્વના પ્રવાસન કેન્દ્ર તરીકે ઉપસી રહ્યું છે

પ્રધાનમંત્રીએ ડેમ અંગેના કેટલાંક ફોટોગ્રાફ પણ રજૂ કર્યા છે

જળવ્યવસ્થાપન અંગેના સૂચકાંક બે માં નીતીપંચે જાહેર કરેલા ક્રમમાં ગુજરાતે પ્રથમ નંબર જાળવી રાખ્યો છે આ સતત ત્રીજા વર્ષે ગુજરાતે પ્રથમ નંબર જાળવ્યો છે કેન્દ્રિય જળશક્તિમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને નીતિપંચના ઉપાધ્યક્ષ ડોકટર રાજીવકુમારે ગઇકાલે નવી દીલ્હીમાં આ અંગેની જાહેરાત કરી હતી

કેન્દ્રીય વહાણવટા અને કેમિકલ ફર્ટિલાઇઝર મંત્રીશ્રી મનસુખ માંડવીયાએ આજે નવી દિલ્હીમાં આ પ્રોજેક્ટને ખુલ્લો મુકતા પાંચ ભારતીય ખલાસીઓને નવા બી

નવા ચહેરાની બાયોમેટ્રીક ટેકનિક આધુનિક સુરક્ષા સુવિધાઓની સાથે બે આંગળીઓ અથવા આંખની કીકી આધારિત જૈવ મેટ્રિક ડેટા પર એક ઉલ્લેખનીય સુધારો છે આ ડોક્યુમેન્ટ પોતાની ગરિમા અને ગોપનીયતાનું રક્ષણ કરતા ખલાસીઓની ઓળખને વધુ વિશ્વસનીય અને કુશળ બનાવશે ભારતે આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થામાં આ ટેકનિક રજુ કરી હતી આ પ્રસંગે શ્રી માડવીયાએ કહ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે

કચ્છના ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓ કાલે પોતાની શાળામાં હાજર રહી ફીટ ઇન્ડિયા ક્રાર્યક્રમમાં જોડાવાના છે

ઉપરાંત દરેક ગ્રામ પંચાયત દ્વારા પણ દિલ્હીનો ક્રાર્યક્રમ ટીવી ઉપર નિહાળવાની વ્યવસ્થા કરી છે

જેમાં છોટાઉદેપુર પંચમહાલ અને મહેસાણા જિલ્લાના છ તાલુકાઓમાં ચાર ઇંચ થી સાડા સાત ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે છોટાઉદેપુર તાલુકામાં સૌથી વધુ સાડા સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે

મી

જેમાં અગિયાર તાલુકાઓમાં એક ઇંચ થી બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે

મી

મી એટલે કે બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે તે ઉપરાંત બેચરાજી સમી ચોર્યાસી ચાણસ્મા જામનગર ગણદેવી ઉમરપાડા કડી અને માંગરોળ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે

બી

મહિસાગર જિલ્લાના કડાણા ભાદર અને બજાજ સાગર ડેમમાં પાણીની આવક વધતાં પાણી છોડવામાં આવી રહ્યું છે

પાણી છોડતા લુણાવાડા ખારોલ અને કોઠલા ગામમાં સુરક્ષા માટે પોલીસ વ્યવસ્થા ગોઠવવા લુણાવાડ મામલતદારે જાણ કરી છે કડાણા ડેમમાં સતત પાણી છોડતા હોડાડ તાંતરોલી અને ઘોડિયાર બ્રીજ પાણીમાં ગરકાવ થતાં અમદાવાદ અને લુણાવાડાનો મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો છે ખાનપુર અને સંતરામપુરનો મુખ્ય માર્ગ પણ ઘોડિયાર બ્રીજ બંધ કરવામાં આવ્યો છે

તો બીજી તરફ વીરપુરની લાવેરી નદી બે કાંઠે વહી રહી છે તળાવ ફાટવાથી ગામના ખેતરો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે લાવેરી નદીમાં પણ પુર આવતા પાણી વીરપુર નગરના મહેમદપુરા વિસ્તારમાં આવેલી દરગાહમાં પાણી ભરાઇ ગયા હતા

તેમની જન્મભૂમિ ચોટિલા કર્મભૂમિ રાણપુર તથા બોટાદમાં અન્ય સંસ્થાઓમાં આ નિમિત્તે વિશેષ શ્રદ્ધાંજલિ અને સાંસ્ક્રતિક કાર્યક્રમો યોજાયા હતા ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટીલા ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં તેમના ઘેર જઈને તેમની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા સાથે કસુંબલ ડાયરો અને તેમણે લખેલા પુસ્તકોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું આજે યોજાયેલ ડાયરામાં મેઘાણીએ લખેલા દેશ ભકિતના ગીતો ગાવામાં આવ્યા હતા

આજના કાર્યક્રમમાં કલાકારો અભેસિંહ રાઠોડનિલેશભાઈ પંડ્યા રાધાબેન તેમજ હાસ્ય કલાકાર હરિસિંહ સોલંકી એ ડાયરામાં લોકોને મોજ કરાવી હતી

ભાવનગરમાં આવતીકાલે યોજાનાર કોળીયાક મેળામાં માહીતી અને પ્રસારણ મંત્રાલયના આઉટરીય વિભાગ દ્વારા પ્રદર્શન અને લોકસંપર્ક કાર્યક્રમ યોજાશે

આવતીકાલે ભાવનગરના કોળીયાક મેળામાં પ્રદર્શન યોજાશે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ માહીતી છેવાડાના માણસો સુધી પહોંચે તે છે